તેમણે કહ્યું છે કે કોરોના પછીના કટોકટીમાં તેનું સ્વરૂપ સમકાલીન વિશ્વની વાસ્તવિકતાનું પ્રતિબિંબિત હોવું જોઈએ

શ્રી મોદીએ કહ્યું કે કાઉન્સિલનો કાર્યસૂચિ નક્કી કરવામાં ભારતે પોતાનો ભાગ ભજવ્યો છે તેમણે કહ્યું કે ભારત અન્ય વિકાસશીલ દેશોને પણ ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી રહ્યું છે તેમણે કહ્યું કે કોરોના રોગચાળાએ ઘણા દેશોની ઘૈર્યની કસોટી કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ નીચા સ્તર સુધી ઉપલબ્ધ હોવાને કારણે કોરોનાથી મુક્તિનો દર ઘણો સારો છે શ્રી મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે

તેમણે કહ્યું કે રોગચાળાના સંકટને ધ્યાનમાં રાખીને આ પ્રયાસો સુસંગત અને અસરકારક હોવા જોઈએ

આવકવેરા વિભાગે કરદાતાઓની સુવિધા માટે આવકવેરા સ્વૈચ્છિક પાલન ઇ અભિયાનની તૈયારી પૂર્ણ કરી છે

બોર્ડના જણાવ્યા અનુસાર ઇ ઝુંબેશનો હેતુ કરદાતાઓ ના કર અને આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ તેમની આર્થિક વ્યવહાર માહિતીને માન્યતા આપવાનો છે

ઈ અભિયાન અંતર્ગત આવકવેરા વિભાગ પસંદ કરેલા કરદાતાઓને એક ઇમેઇલ અને એસએમએસ મોકલશે અને આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ તેમની આર્થિક વ્યવહારસંબંધિત માહિતીની પુષ્ટિ કરવા જણાવશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર યૌબેએ કહ્યું કે કેન્દ્ર સરકાર બિહારની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાજ્ય સરકારના સહયોગથી મહામારીને રોકવા દરેક સંભવ ઉપાય કરાઈ રહ્યા છે શ્રી ચૌબેએ કહ્યું કે કેન્દ્રીય ટીમ બિહારમાં કોરોનાના ફેલાવાને રોકવા માટેના ઉપાયો સૂચવશે તેમણે કહ્યું કે બિહાર સરકાર દર્દીઓના પરીક્ષણની સુવિધાઓ વધારવા પર ભાર મૂકી રહી છે જ્યારે કેન્દ્ર સરકાર રાજ્યમાં કોરોના કિટ વેન્ટિલેટર ઓક્સિજન સિલિન્ડર વિગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરશે

જે અંતર્ગત બે રોબોટ નર્સ કોવિડ ના દર્દીઓને ભોજન આપવું દવાઓ આપી એમના શરીરનું તાપમાન માપવા જેવી વિવિધ સેવાઓ આપી ચેપમુક્તિ જાળવવામાં કારગત નિવડશે અન્ય એક રોબોટ વોર્ડના ગાર્ડ એટલે સુરક્ષાકર્મી તરીકે દરેક પ્રવેશનારનું થર્મલ સ્ક્રિનિંગ કરી માસ્ક ડીટેશન એલર્ટ આપશે સાથે સ્ટાફની પણ હાજરી પૂરશે

મંત્રાલયે સંક્રમિતની ઝડપી ઓળખ અને મૃત્યુદર ઓછો કરવા પર ભાર મૂક્યો છે

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી સી

અશ્વથ નારાયણે આજે બેંગલુરૃ ખાતે ખાનગી કંપની દ્વારા નિર્મિત મોબાઇલ ઇન્ટેન્સિવ કેર યુનિટનું નીરીક્ષણ કર્યું હતું

આ આઈસીયુ તમામ તબીબી સાધનોથી સુસજ્જ છે અને તેને કન્ટેનઇમેન્ટ ઝોનમાં લઈ જઈ શકાશે આ આઈસીયુમાં પાંચ પથારી ઓક્સિજન એ સી

ભારત તરફથી અમેરિકા માટે શરૂ કરવામાં આવેલી આંતરરષ્ટ્રીય ફ્લાઇટો અંગે પહેલાં જાહેર કરવામાં આવેલા આદેશને અમેરિકી વહીવટી તંત્રે પાછો ખેંચ્યો છે અમેરિકી સરકારે આ આદેશ અમલમાં આવે તે પહેલાં જ તેને પાછો ખેંચ્યો છે ભારત સરકાર તરફથી બંને દેશો વચ્ચે સીધી વિમાન સેવા શરૂ કરવાના કરાયેલા નિર્ણય બાદ આ પગલું લેવાયું છે ઉલ્લેખનીય છે કે નાગરિક ઉદ્દયન મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ અમેરિકા ફ્રાંસ જર્મની અને સંયુક્ત આરબ અમિરાતથી ભારત માટે દ્વિપક્ષીય વિમાન સેવાઓ શરૂ કરવાની બુધવારે જાહેરાત કરી હતી

શ્રીનગરમાં રાજ્યપાલ ગીરીશ મુર્મુની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં આ નિર્ણય કરાયો છે આ નિર્ણયનો ઉદેશ સ્થાનિક વહીવટીતંત્રના સભ્યોને આતંકવાદના સતત તોળાતા ખતરા સામે સુરક્ષા આપી જમીનીસ્તર પર લોકતંત્રને મજબૂત કરવાનો છે